ગઈકાલે મળેલી કાઉન્સીલની બેઠકમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં અગાઉ લાગુ કરાયેલા દરને સુધારી નવા દર લાગુ કરાયા હતા

ચંદ્રવદન પટ્ટણી ઉમેદવારી પસંદગી ગુજરાતમાં લોકસભાની આગામી ચૂંટણીઓને અનુલક્ષીને ભાજપ અને કોંગ્રેસ એમ બંને મુખ્ય પક્ષો ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયામાં વ્યસ્ત બન્યા છે

હવે સંભવિત ઉમેદવારોમાંથી અંતિમ નામની પસંદગી દિલ્હીમાં પક્ષની કેન્દ્રિય સંસદિય બોર્ડ દ્વારા કરવામાં આવશે મળતી માહીતી મુજબ ગાંધીનગરની બેઠક ઉપર ઉમેદવારનું નામ પસંદ કરવાનું કાર્ય પક્ષના કેન્દ્રિય સંસદિય બોર્ડ ઉપર છોડવામાં આવ્યું છે દરમિયાન કોંગ્રેસ પક્ષ દ્વારા જે બેઠકો ઉપર એકથી વધ્ર ઉમેદવારોને દાવેદારી નોંધાઇ છે ત્યાં કાર્યકરોની સેન્સ લેવાની પ્રક્રિયા ચાલુ છે જે બેઠકો ઉપર એક જ નામ મળ્યું છે તેની જાહેરાત કોંગ્રેસની કેન્દ્રિય ચૂંટણી સમિતિ દ્વારા દિલ્હીથી કરાશે

આ અંગે જિલ્લાના મુખ્ય ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રીમતી રેમ્યા મોહને જાહેરનાુમં બહાર પાડી મુદ્રણ કામગીરી પર નિયંત્રણ માટેના આદેશ જારી કર્યા છે

જે મુજબ કોઈપણ વ્યક્તિ જેના પર તેના મુદ્રક અને પ્રકાશનના નામ અને સરનામા ન હોય એવા ચૂંટણીને લગતા ચોપાનીયા કે ભીંતચીત્રો છાપી કે પ્રસિધ્ધ કરી શકાશે નહીં અથવા છપાવી કે પ્રસિધ્ધ કરાવી શકાશે નહીં

તો આવતીકાલે રંગ અને ગુલાલના પર્વની ઉજવણીની તૈયારી અંતિમ તબક્કામાં છે આજે હવે લગભગ અઢી કલાક પછી નગરો અને ગામોમાં મંદિરો અને ચોરે ચૌટે હોલીકા દહન થશે

ભુજમાં આશાપુરા મંદિર હાટકેશ્વર મંઘિર નાગર ચકલા મહાદેવનાકા વિગેરે વિસ્તારોમાં હોળીને જાવવામાં આવી છે અને શાસ્ત્રોકત વિધીથી પુજન થશે નાળીયેર ખજુર ધાણી વિગેરે સાથે હોળીને વધાવાશે આવતીકાલે ગુલાલનું પર્વ ધળુટી ઉજવાશે જિલ્લામાં અને રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં પાણીની તંગી હોતા રંગ છાંટવામાં વિવેકપૂર્વક ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે

કચ્છમાં પણ તે યોજાશે સહકારી તેમજ ગ્રાન્ટ લેતી શાળાઓમાં આ રીતે યોજવામાં આવશે